સઘન પોલીસ બંદોબસ્ત માટે રાજ્ય સરકારોને જણાવાયું અને કોઇ જ હીંસા ન બને તેની તકેદારી ઉભી કરી

લડાયક વિમાનમાંથી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

મતગણતરી સવારે આઠ વાગે શરૂ થશે મતગણતરીમાં સૌપ્રથમ ટપાલથી મળેલા મત અને પોસ્ટલ બેલેટ સિસ્ટમથી આવેલ મતોની ગણતરી થશે આઠ હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ મોડી સાંજે સ્પષ્ટ થાય તેવી સંભાવના છે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકના મતો વીવીપેટની સ્લીપ સાથે સરખાવશે

જો તેમાં વિસંગતતા જોવા મળશે તો વીવીપેટની ગણતરી ધ્યાનમાં લેવાશે એક અંદાજ મુજબ વીવીપેટની ગણતરીના કારણે વધુ ચારથી પાંચ કલાકનો સમય જશે

તેમાં મતગણતરીને લગતી કોઇપણ બાબતે રજૂઆત કરી શકાશે

આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા ચૂંટણીના વિશ્વસનીય અને તાજાં પરિણામોના પ્રસારણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

આ વિશે શ્રી શાહે ટ્વીટ કરીને વિરોધપક્ષોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે તેમણે જણાવ્યું છે કે જો પક્ષ ઇવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો પાછલી ચૂંટણીમાં આ વ્યવસ્થા અંતર્ગત તેઓ ચૂંટણી જીતી ગયા છે તેમણે એમ પણ કહ્યું છે કે જો વિરોધપક્ષોને ઇવીએમ પર વિશ્વાસ નથી તો ચૂંટણી જીત્યા બાદ સત્તાનો આનંદ કેમ માણે છે

સચિવાલયે હવે નવા સાંસદોને દિલ્હી સ્થિત વેસ્ટર્ન કોર્ટ અને તેના નવા બંધાયેલી એનેક્સી ભવન અને સાથે જ વિવિધ રાજ્યોની રાજધાની સ્થિત ભવનોમાં રોકવાની વ્યવસ્થા કરી છે લોકસભાના મહાસચિવ સ્નેહલત્તા શ્રીવાસ્તવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે આ મુદ્દે બધા જ ચૂંટણી અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને આ વિશે જાણ કરે ઉપરાંત નવા ચૂંટાયેલા સભ્યોને પહેલા અસ્થાયી પાસ આપ્યા બાદ તરત જ સંસદ ભવનમાં તેમના આવવા પર સ્થાયી ઓળખપત્ર જારી કરવામાં આવશે તેમના આગમન પર તેમને લેવા માટે દિલ્હીમાં આઈ જી આઈ એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ગાઇડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

આ અંગે રાજ્યોના મૂખ્ય સચિવ તથા પોલીસ મહાનિયામકને કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા પર ભાર મૂકાયો છે એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સ્ટ્રોંગ રૂમની સલામતી તથા મતગણતરી સ્થળો પર સલામતિ જાળવવા વિશેષ ભાર મૂકાયો છે મતગણતરી દરમિયાન ખલેલ પહોંચાડે કે હિંસા ઉદભવે તેવી શક્યતાઓના કારણે વિશેષ સૂચના આપી છે

આ એન્કાઉન્ટર દામહાલ હાંજીપુરા ક્ષેત્રના ગોપાલપુરા ગામમાં થયું હતું સેના અને જમ્મુ કાશ્મીરની પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરાયું હતું આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું હતું પોલીસના સૂત્રો જણાવે છે કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે અથડામણ સ્થળ પરથી આતંકવાદીઓના મૃતદેહ હથિયાર અને દારૂગોળા સહિતની ચીજો મેળવી લીધી છે

રાજ્યમાં અન્ય એક ઘટનામાં આજે પૂંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં નિયંત્રણ રેખાની નજીક એક આઇઇડી વિસ્ફોટમાં સેનાના એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા છે મળતા સમાચાર મુજબ સેનાનું એક દળ ઢેરા દબસીથી પસાર થઇ રહ્યું હતું જ્યારે આ વિસ્ફોટ થયો હતો ઇજાગ્રસ્ત જવાનોને નજીકની આર્મી આરોગ્ય સુવિધામાં ખસેડવામાં આવ્યા છે

લડાકૂ વિમાનથી હવાથી મારણ કરવાવાળી બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રાલયે એક પ્રકાશમાં જણાવ્યું હતું કે વિમાનથી પ્રક્ષેપણ સુચારૂર્રપે થયું પોતાના લક્ષ્યનો ભેદતા પહેલા મિસાઇલે નિર્ધારીત પથનું અનુસરણ કર્યું હતું આ મિસાઇલ અઢી ટનની અને હવાથી જમીન પર પ્રહાર ક્ષમતા ધરાવે છે ભારતીય વાયુસેનાએ દુનિયાની પહેલી વાયુસેના બની ગઇ છે જેને આ શ્રેણીમાં બીજુ પ્રક્ષેપણ કર્યું હતું બ્રહ્મોસ મિસાઇલ ભારતીય વાયુસેનાને સમુદ્ર અને જમીન પર કોઇ પણ લક્ષ્યને અવરોધ વગર પ્રહાર કરવા ક્ષમતા પ્રદાન કરે છે તેમજ દિવસઅને રાત બધી જ ઋતુમાં ઇચ્છિત ક્ષમતા પ્રદાન કરે છે

લોન્ચ કર્યા બાદ ઈસરોના ચેરમેન કે સિવાને જણાવ્યું છે કે આ ખાસ મિશન એટલા માટે મહત્વનું છે કે પી

તેમણે કહ્યું કે રીસેટ ટુબીમાં કેટલીક ખાસ વિશેષતાઓ છે સેટેલાઈટનો ડેટા કૃષિ વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સહાયરૂપ બનશે સેટેલાઈટ હવામાનના નિરીક્ષણ માટે પણ સક્ષમ બનશે

ઇડીએ ગુપ્તાની ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર કૌભાંડમાં ધરપકડ કરી હતી અને તે ન્યાયિક કસ્ટડીમાં છે સુશેન મોહન ગુપ્તાએ જામીનની અરજી કરતી હતી જેના પર ગુરૂવારે સુનાવણી થશે અદાલત એ દિવસે જ ચાર્જશીટને ધ્યાનમાં લેશે

એજન્સીએ અદાલતને જણાવ્યું કે હેલિકોપ્ટર કૌભાંડની સાથે સાથે અન્ય સંરક્ષણ સોદાઓમાં પણ ગુપ્તાની ભૂમિકાના પુરાવા છે

શ્રી દોવલે જણાવ્યું કે રોજેરોજ રાષ્ટ્રીય સલામતી અંગે કામ કરી રહેલા લોકો સામે પડકાર ઉભો થઈ રહ્યો છે તેથી તેઓએ સચેત રહેવું જરૂરી છે તેમણે કહ્યું કે ટેકનોલોજી અપત્રોડેશનએ રાષ્ટ્રીય સલામતી માટે કામ કરી રહેલા દળો માટે ખૂબ જરૂરી છે